પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અને દેશ વ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો આવતીકાલે સવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આરંભ કરાવશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ ઓનલાઈન મંચની મદદથી રસીઓનો સ્ટોક સ્ટોરેજ તાપમાન અને અન્ય મફત્વની વિગતો મળી શકશે

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૃ કરાયેલી આ યોજનાના ત્રીજા તબક્કામાં આધુનિક યુગનાં અને કોવિડને લગતાં કૌશલ્યો પર ખાસ ધ્યાન અપાશે

અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને આખરી ઓપ આપવા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રી રૂપાણી આજે જામનગરના સુભાષબ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના સૌથી લાંબા ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે અક્ષયપાત્ર યોજનાનુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ પાણી પુરવઠા અને જામનગર મહાનગરપાલિકાના કેટલાક કામોનું ખાતમુહ્ર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી છે કે સૌર ઊર્જાના ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન મેળવશે

આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે અને રોડ પર આવતા અન્ય ફ્લાયઓવરના કામો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ખરીદી કેન્દ્ર ખાતે તુવેરનું વેયાણ કરવા જતા ખેડૂતે નોંધણીની સ્લીપ સાથે લઈ જવી ફરજિયાત છે કૃષિ ઉપજનો જથ્થો ભેજ વગરનો સાફ કરીને ખુલ્લા વાહનમાં લાવવાનો રહેશે એક રજીસ્ટ્રેશનમાં એક જ વાર તુવેરનું વેચાણ કરી શકાશે

રાજ્યમાં કોવિડના કેસોમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આજે કૃષિ પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરાશે